સતરમી જૂને સાંજથી કચ્છ ઉપર સંકટ છવાશે તેવી આગાહીને પગલે જિલ્લા તંત્ર દ્વારા અગમચેતીના પગલાં શરૂ કરી દેવાયા છે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ટ્વીટ વડે લોકોને ટપાર્યા છે કે સોશિયલ મીડિયામાં વાવાઝોડા વિશે જોક્સ મુકવાને બદલે વાસ્તવિક ખતરાંનો પ્રતિકાર કરવા સૌ તૈયાર થાય અમારા કચ્છ પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે કંડલા માંડવી અને નલિયા ખાતે એનડીઆરએફની ટૂકડીઓ તૈનાત થઈ ચૂકી છે તો માંડવીના દરિયા કિનારે પ્રવાસી માટે પ્રતિબંધ મૂકાયો છે માછીમારોને કોઈપણ કારણોસર દરિયામાં જવાનું જોખમ નહીં ખેડવાની પૂરેપૂરી ચેતવણી અપાઈ છે કચ્છમાં આવેલા દિનદયાલ પોર્ટ ઉપરાંત મુક્રા અને તુણા બંદરે અગમચેતી ભર્યા પગલાં ભરવા શરૂ થઈ ગયા છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટક્યા વગર વિદાય લઈ ચૂકેલા વાયુ વાવાઝોડાની અસરરૂપે ગુજરાતભરમાં વધતો ઓછો વરસાદ પડવો શરૂ થયો છે પરિણામે ઉનાળાની કાળઝાળ ગરમી વેઠતા ગુજરાતમાં ઠંડકનો સુખદ અનુભવ લોકો માણી રહ્યાં છે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ તથા દ્વારકા પંથકમાં છેલ્લાં બે દિવસથી પડી રહેલ ભારે વરસાદને પગલે નદીનાળા છલકાયા છે તો કુવા તળાવમાં નવા પાણી આવ્યા છે વાવાઝોડું બારોબાર નીકળી ગયું હોવા છતાં દ્વારકામાં એનડીઆરએફની પાંચ ટીમ તૈનાત છે કારણ કે ઓખા મંડળ પંથક ઉપરાંત ભાણવડ અને ખંભાળીયામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે

ખેડા જિલ્લામાં માતરથી માંડી ડાકોર સુધીની પટ્ટીમાં વરસાદના ઝાપટાં પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી ભરૂચ અને વડોદરા વચ્ચે પણ નોંધપાત્ર વરસાદ થયો હોવાના સમાચાર છે વલસાડના દરિયામાં કરંટ હોવાથી તિથલ બીચ ઉપર સાવચેત રહેવા સહેલાણીઓને કહેવાયું છે દમણમાં પણ દરિયાના મોજાં ઊંચા ઉછળતા જોવાયા હતા ઉત્તર ગુજરાતમાં પાટણ અને ચાણસ્મા ખાતે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો સાબરકાંઠામાં હિંમતનગર ઉપરાંત પ્રાંતિજ અને તલોદમાં પણ ઝાપટા પડ્યા હોવાના અહેવાલ છે તાપી જિલ્લામાં વ્યારા સોનગઢ તથા ઊનાઈમાં સારો વરસાદ થયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે વાયુ ચક્રવાત ના ઓથાર નીચે જૂનાગઢ જિલ્લા માં બત્રીસ હજ્જાર થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જેઓ ને સરકારી શાળા અથવા જે તે સમાજ ની વાડી માં ત્રણ દિવસ સુધી આશરો આપવામાં આવ્યો હતો સરકાર દ્વારા ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ ના સહયોગથી તમામ અસરગ્રસ્તો ને ચા પાણી નાસ્તો અને ભોજન સહિત ની સુવિધા પૂરી પાડવામાં આવી હતી આ અસરગ્રસ્ત લોકોએ સરકાર ની કામગીરી ની સરાહના કરી હતી વેરાવળ પંથકમાં સુત્રાપાડા નજીકની દરિયાઈ પટ્ટીમાં આવેલા લોઢવા ગામે એનડીઆરએફની ટૂકડી દ્વારા સ્વબચાવની કળા શીખવતો કાર્યક્રમ યોજાઈ ગયો વાવાઝોડું અને અતિવૃષ્ટિ હોય કે ભૂકંપ તમામ કુદરતી આફતનો પ્રતિકાર કરવા માટેની સમજણ આમ આદમી પાસે હોય તો જાનમાલનું નુકસાન નીવારી શકાય છે તેથી એન

ટીમ કમાન્ડર શ્રી તિવારી સહિત આખી ટીમનું સ્વાગત લોઢવા ગામના સરપંચ ગોવિંદભાઈ ભોળાએ કર્યું હતું વડોદરા જિલ્લામાં ડભોઇ નજીક આવેલી હોટલનો ખાળકૂવો સાફ કરવા ઉતરેલા સાત શ્રમિકના અપમૃત્યુ બદલ ઉંડા શોકની લાગણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યકત કરી છે કમનસિબ મ્રતક શ્રમજીવીઓના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત પણ શ્રી રૂપાણીએ કરી છે અને હોટલ સંચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તંત્રને આદેશ કર્યા છે મુખ્યમંત્રી શ્રી રૂપાણી નિતિ આયોગની બેઠકમાં ભાગ માટે દિલ્હીમાં છે ત્યાં દુર્ઘટના વિશે ખબર પડતા સંવેદનશીલતા દાખવી તેમણે સહાયની જાહેરાત કરી છે નવી દિલ્હી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ખેતીવાડી ક્ષેત્રને ફાયદો કરાવે તેવા પગલાંઓની ચર્ચા કરવા માટે કેન્દ્રીય ક્રષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરી હતી

પાક ધિરાણ ઉપર ખેડૂતોને મળતી વ્યાજ માફીની રકમ ખેડૂતોને સત્વરે ચૂકવી આપવાનો આદેશ સહકારી તથા રાષ્ટ્રીયકૃત બેન્કોને કરવાની માંગણી પણ શ્રી રૂપાણીએ આ બેઠકમાં કરી હતી કેન્દ્રના કૃષિરાજ્યમંત્રી પરસોતમ રૂપાલા તથા રાજ્યના કૃષિમંત્રી આર

જેમણે પ્રધાનમંત્રી ફસલ વીમાનો વ્યાપ ગુજરાતમાં વધારવા ઉપર ખાસ મૂક્યો હતો

તેમણે તબીબી આલમને કહ્યું છે કે તેમની લાગણી બંગાળ સરકાર સુધી પહોંચાડવાનું કામ રાજ્ય સરકાર કરશે પરંતુ બીમાર દર્દીઓના વ્યાપક હિતમાં તેઓ હડતાળનો નિર્ણય પાછો ખેંચે શ્રી પટેલે ઉમેર્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ડોકટરો ઉપર થયેલો હુમલો ખરેખર દુઃખદ હતો પરંતુ તેની સહાનુભૂતિમાં હડતાળ પડાય તો ગુજરાતના દર્દી પરેશાન થાય તેવી ભાવના તેમણે રજૂ કરી હતી

રાજ્યપાલ ઓ

કોહલીએ કહ્યું છે કે વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ઘડતર માટે શિક્ષકોએ પ્રયોગશીલતા કેળવવી જોઈએ ગાંધીનગર ખાતે સેન્ટ ઝેવિયર્સ તથા માઉન્ટ કાર્મેલ સ્કૂલના સુવર્ણજયંતિ મહોત્સવમાં બોલતા તેમણે ઉમેર્યું હતું કે દરેક વિદ્યાર્થીમાં પડેલી સુષુપ્ત શક્તિને યોગ્ય માર્ગદર્શન વડે બહાર લાવવાની પવિત્ર ફરજ દરેક શિક્ષકે અદા કરવી જોઈએ ગાંધીજીની દોઢસોમી જન્મ જયંતિનો ઉલ્લેખ કરતાં શ્રી કોહલીએ બાળકોને કહ્યું કે બાપ્રના મત પ્રમાણે શિક્ષિત વ્યક્તિ સંવેદના અને કરૂણાથી સભર હોવી જોઈએ આ પ્રસંગે બંને શાળા દ્વારા ગોલ્ડન જ્યુબિલી પરેડ પણ યોજવામાં આવી હતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કહ્યું છે કે આગામી છઠ્ઠી જુલાઇથી સભ્યપદ નોંધણીની વિરાટ ઝુંબેશ ગુજરાતમાં યોજાશે

શ્રી વાઘાણીએ ઉમેર્યું છે કે સમાજના દરેક વર્ગના લોકો સુધી ભાજપનું સભ્યપદ પહોંચાડવા માટેનું અભિયાન સફળ બનાવવામાં કોઇ કચાશ રખાશે નહીં ગુજરાતમાં સભ્યપદ નોંધણી ઝુંબેશની જવાબદારી પ્રવેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ તથા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી રજનીભાઇ પટેલને સોંપાઇ છે

નાયબ વન સંરક્ષક એસ

અસોડાએ જણાવ્યું છે કે ઘુડખર પ્રાણીનો સંવનનકાળ ચોમાસામાં હોવાથી રણમાં કોઈને પ્રવેશ અપાતો નથી અભ્યારણ્યમાં યાયાવર પક્ષીઓનું આગમન થતું હોવાથી પર્યટકોની સંખ્યા ઘટી રહી છે

જૂનાગઢ જિલ્લાના ગીર અભ્યારણ્યમાં આવતીકાલથી ચાર મહિના માટે સિંહ તેમજ અન્ય વન્ય જીવો માટે વેકેશન શરૂ થશે

જોકે પ્રવાસીઓ માટે દેવળીયા પાર્ક ખૂલ્લું રહેશે જ્યાં બેટરીથી ચાલતી બસ અને જીપ્સી દ્વારા જંગલનો અને પ્રકૃતિનો આનંદ માણી શકશે જૂનાગઢ વર્તુળ વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે આ ચાર મહિના સંવનન સમય દરમિયાન વન્ય જીવોને ખાસ કરીને સિંહને વિક્ષેપ ના પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે ઉપરાંત આ સમયમાં ગીરના નદી નાળામાં પાણીનું સ્તર વધતું હોય છે જેથી કોઈ વન્ય જીવ પાણી પાસે ના જાય તેને માટે પણ વિશેષ ટ્રકડીઓ કાર્યરત કરવામાં આવે છે રાષ્ટ્રીય કેડેટ કોર એનસીસીના અમદાવાદ ગ્રૂપ હેડ ક્વાર્ટર ખાતે ગઈકાલથી દસ દિવસ માટેનો કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ સીએટીસી શરૂ થયો છે કેમ્પનું સંચાલન કરતા બીજી ગુજરાત એર સ્કવોડન એનસીસીના કમાન્ડિંગ ઓફિસ વિંગ કમાન્ડર જે

માંકડે જણાવ્યું હતું કે આ કેમ્પમાં રાજ્યમાંથી પાંચસો જેટલા એનસીસી કેડેટ ભાગ લઈ રહ્યા છે જેમાં આર્મી નેવી અને એરફોર્સ તેમ ત્રણેય પાંખના કેડેટ ભાગ લઈ રહ્યા છે જેમને ફાયરીંગ બોટ પુલિંગ માઇક્રોલાઇટ ફલાઇંગ વગેરે જેવી તાલીમ આપવામાં આવશે આ કેમ્પમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજનારા થલ સૈનિક વાયુ સૈનિક અને નો સૈનિક કેમ્પ માટે ગુજરાત રાજ્યના કેડેટની પસંદગી કરવામાં આવશે

આગામી એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પ્રચારના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત જનજાગૃતિ રેલી યોગાસન સ્પર્ધા સમૂહ ચર્ચા સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા